પ્રધાનમંત્રી આ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રિય શિક્ષણમંતરી આ પ્રસંગે ઉપસ્થીત રહેશે

ભારતના અમેરિકા ખાતેના રાજદુત તરણજીતસિંહ સંધુએ પ્રધાનમંત્રી વતી અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓબ્રાયન પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સકોટ મોરીસન અને જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પણ લીઝન ઓફ મેરીટ પુરસ્કાર અર્પણ કર્યા હતા

તેમણે કહ્યું કે પરિક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે શ્રી નિશંકે કહ્યું કે વિદાર્થીઓ અને શિક્ષકો દ્વારા સીબીએસઈ બોર્ડની ધો

તેમણે કહ્યું કે સરકારે વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય રાખશે

કુલ્પના શાહ સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવાની યોજના અંતર્ગત વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સથનિક ઔદોગિક સાહસ ખેડનાર જૂથ અને સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કચ્છ જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેશ સેન્ટર ખેતી સાહસિકો સેવા નિવૃત્ત વ્યક્તીઓ પ્રાથમિક ક્રષિ ધીરાણ મંડળીઓ અને શાળા કોલેજો સહિત નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે

એચ

એચ સી

ટેસ્ટ કરાયા છે જેમાં કોઈ પોજેટીવ કેસ નથી ધન્વંતરી રથ દ્રારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ના ટેસ્ટ સાથે રોગ પ્રતિકારક શક્તિ માટે આર્યુવેદીક અને હોમીઓપેથીક દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે